એમ સંબલપુરના કાયમી પરિસરનો શિલાન્યાસ કર્યો

હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે

એમ સંબલપુરના કાયમી પરીસરનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટઅપ કાળની બહ્રાષ્ટ્રીય કંપનીઓ છે મેનેજમેન્ટનું કામ માત્ર સંસ્થાનોનું વ્યવસ્થાપન કરવાનું નહીં પરંતુ લોકોના જીવનમાં સુધારો કરવાનું પણ છે તેમણે કહ્યું કે જે લોકો સુધી વિકાસના લાભો પહોંચ્યા નથી તેમને પણ પ્રગતિની યાત્રામાં સામેલ કરવા જોઇએ તેમણે કહ્યું કે આત્મનિર્ભર અબિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવામાં મેનેજમેન્ટ નિષ્ણાતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે શ્રી મોદીએ કહ્યું કે બ્રાંડ ઇન્ડિયાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સ્ટાર્ટઅપને એવા પ્રતિભાશાળી મેનેજમેન્ટ નિષ્ણાતોની આવશ્યકતા છે જેઓ સમયની સાથે નહી પણ સમયથી આગળ ચાલે

કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો

હર્ષવર્ધને એક ટ્વીટમાં જણાવ્યું કે કોવિડ રસીકરણના પ્રથમ તબક્કામાં પ્રાથમિકતાના આધારે દેશભરમાં મફત વેક્સીન ઉપલબ્ધ કરાવાશે પ્રથમ તબક્કામાં એક કરોડ આરોગ્યકર્મીઓ તથા બે કરોડ ફન્ટલાઇન કાર્યકરોને રસી અપાશે

હર્ષવર્ધને આજે યોજાયેલા કોરોના રસીકરણના ડ્રાયરનની સમીક્ષા કરવા દિલ્ફીની વિભિન્ન હોસ્પિટલોનું મુલાકાત લીધી હતી તેમણે લોકોને રસીની સુરક્ષા અને તેના પ્રભાવ અંગે ફેલાવાઇ રહેલી અફવાઓથી ગેરમાર્ગ ન દોરાવા લોકોને અપીલ કરી હતી તેમણે કહ્યું કે સરકાર રસીકરણ માટે નક્કી કરેલા દિશાનિર્દેશો જોડે કોઇ પણ બાંધછોડ કરશે નહીં

આ ઉપરાંત કોવિડ વેક્સીન ઇન્ટેલીજન્સ નેટવર્ક કો વિન એપ્લીકેશનનું પરીક્ષણ પણ કરાયું

આમાં શહેરી અને ગ્રામીણ જિલ્લાઓ સાથે દુર્ગમ ક્ષેત્રોને પણ સામેલ કરાયા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓછામાં ઓછા ત્રણ સ્થળોએ ડ્રાય રન યોજવા જણાવ્યું હતું

કર્ણાટકમાં આરોગ્યમંત્રી કે સુધાકરે જણાવ્યું કે રાજ્યમાં આજે યોજાયેલા ડ્રાય રનથી કર્મચારીઓને રસીકરણની સંપૂર્ણ તાલીમ મળી છે તેમણે કહ્યું કે રાજ્યમાં રસીકરણ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે

મહારાષ્ટ્રમાં પુના નાગપુર જલના અને નંદુરબારમાં સફળતાપૂર્વક ડ્રાય રન યોજાયો હતો ગુજરાતમાં દાહોદ ભાવનગર વલસાડ અને આણંદ જિલ્લાઓમાં આજે ડ્રાયરન સફળતાપૂર્વક યોજાયો હતો

હજી સુધી કોઇ પણ દેશે વાયરસના આ નવા પ્રકારને આઇસોલેટ કરી તેને વિકસાવવી હોય તેવા અહેવાલ મુક્યો નથી

સી એમ

એ જણાવ્યું છે કે કોવિડ રોગયાળાના પ્રારંભથી જ દેશભરની પ્રયોગશાળાઓમાં કોવિડ વાયરસ પર તપાસ ચાલી રહી છે

એ જણાવ્યું કે બ્રિટનથી પરત ફરેલા લોકોમાંથી ફેરફારો સાથેના નવા પ્રકારના વાયરસનો સફળતાપૂર્વક આઇસોલેટ કરી તેને વિકસીત કરાયો છે

જો કોઇ કર્મચારી સેવા દરમિયાન શારીરીક ઇજાગ્રસ્ત થાય અને તેની સેવાઓ દિવ્યાંગ થયા બાદ પણ ચાલુ રહે તેવી સ્થિતિમાં દિવ્યાંગ વળતર યોજનાનો લાભ મેળવી શકે છે કર્મચારી બાબતોના રાજયમંત્રી જીતેન્દ્રસીંહે ગઇકાલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ફરજ દરમિયાન કર્મચારીઓ માટે ભેદભાવભર્યા નિયમો દુર કરવાના શકથ તમામ પ્રયાસો કરી રહી છે જેનો મુખ્ય ઉદેશ્ય સરકારી કર્મચારીઓના જીવનને સેવાનિવૃતિ બાદ પણ સુખદ બનાવવાનો છે આ નિર્ણયથી કેન્દ્રીય સંશસ્ત્ર પોલીસ દળ સીઆરપીએફ બીએસએફ સીઆઇએસએફ ના જવનોને મોટી રાહત મળશે કે જેઓ તેમની ફરજ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે

ગોરખપુર ખાતે એક કાર્યક્રમમાં બોલતાં મુખ્યમંત્રી યોગિ આદિત્યનાથે આ મુજબ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે કોવિડની રસીનો ડ્રાય રન પાંચમી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં યોજાશે ઉલ્લેખનીય છે કે સહારા હોસ્પિટલ આર એમ એલ હોસ્પિટલ કિંગ જ્યોર્જની મેડીકલ યુનિવર્સિટી અને એસ

આ પ્રસંગે ઉત્તર રેલ્વેનાં જનરલ મેનેજર શ્રી આશુતોષ ગંગલે નવનિર્મિંત પાંચ ક્રિકેટ પ્રેક્ટિસ પીચનું ઉ દ્દઘાટન કર્યું હતું આ પીચોની આજુ બાજુ ફલ્ડ લાઈટો લગાવવામાં આવી છે

ખરીફ ખરીદી કેન્દ્ર સરકારે ખેડ઼તો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજી ચાલુ રાખી છે

આ કુલ ખરીદી પૈકી બે કરોડ બે લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી પંજાબમાંથી કરવામાં આવી છે

ભારત ચીન ભારત અને ચીન પૂર્વ લદાખમાંથી સૈન્યોને પાછા હટાવવા અંગે ચર્ચા કરવા લશ્કરી કમાન્ડર સ્તરની નવમી બેઠક યોજવા વાતચીત કરી રહ્યા છે